જેમા જોગીંગ કરતા કરતા કચરો વીણતા જવાની આ દોડને પરિશ્રમ નહિ પણ સ્વચ્છતાની સાધના ગણાવી હતી સીંગલયુઝ પ્લાસ્ટીક ઝ઼ંબેશને દેશવટો આપવાની લોકઝ઼ંબેશ વ્યાપક બનાવવા પરિવારની લક્ષ્મી દીકરીનું પુજન કરવા ઈ સિગારેટ જેવી તમાકુનો નશો કરવામાંથી યુવાપેઢીને બચાવવા અપીલ કરી હતી

તો આજે શરૂ થતા શક્તિ આરાધના પર્વ નવરાત્રીથી માંડી દિવાળી સુધીના તમામ તફેવારની શુભેચ્છા તમામ ભારતવાસીઓને પાઠવી હતી

નાગરીકો માટે પાન અને આધાર નંબરોને જોડવા માટેની મુદતમાં કરાયેલો આ સાતમો વધારો છે સીધા કરવેરા અંગેના કેન્દ્રીય બોર્ડે આ અંગેનું જાહેરનામુ બફાર પાડયુ છે ઉલ્લેખનીય છે કે આવકવેરાની દષ્ટિએ કોઈપણ કરદાતા માટે આ બંન્ને નંબરનું જોડાણ ફરજીયાત બનાવાયુ છે ગયા વર્ષે સર્વોચ્ય અદાલતે આધાર નંબરની યોજનાને બંધારીય રીતે માન્ય હોવાનો ચુકાદો આપ્યો હતો

સાંજે પણ આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલુ છે અને ફજુ વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે તેવુ ફવામાન વિભાગ દ્રારા જણાવવામા આવેલ છે

પુર્વમાં રવેચી માતાથી પશ્ચિમે આશાપુરા માતાજીના સ્થાનકો સુધી ભક્તિભાવ પુર્વક આ પર્વ ઉજવાય છે ઘણા સ્થળોએ ઘટસ્થાપનવિધી પુજન સહિતના કાર્યક્રમો યોજાયા ફતા

જે કચ્છના કુળદેવી મા આશાપુરા પ્રત્યેની અટલ આસ્થા દર્શાવે છે

પ્રેમકુમાર કન્નર દ્વારા જીલ્લાકક્ષાની મીટીંગમાં ખાનગી લેબોરેટરી અને ડોકટરો પાસેથી નીકળતા ડેન્ગ્યું તાવના પોઝીટવ કેશો અંગે તાકિદ કરતા તાલુકા આરોગ્ય અધિકારી ડો

જેના અટકાયતી પગલારૂપે આરોગ્યતંત્ર દ્રારા કામગીરીનું નિરીક્ષણ કરી માર્ગદર્શક સુચન આપવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ફાલની વરસાદની પરિસ્થિતીને કારણે ધરમાં અથવા આસપાસ જ્યા પાણી ભરાઈ રહે છે ત્યાં ડેન્ગ્યુંના મચ્છર ઈન્ડા મુકે છે આથી સૌને તેની સફાઈ રાખવા માટે અને મચ્છરજન્ય રોગોથી બચી સખમય જીવન જીવવા ડો